કેન્દ્ર સરકારે દેશના કેટલાક રાજ્યોમાં બર્ડફ્લૂને ધ્યાનમાં રાખી નવી દિલ્ફીમાં નવા નિયંત્રણ કક્ષની સ્થાપના કરી છે અને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને બર્ડફ્લૂ ફેલાતો રોકવા તાત્કાલિક પગલા ભરવાની સૂચના આપી છે

હિમાચલ પ્રદેશ રાજસ્થાન કેરાલા અને અન્ય કેટલાંક રાજ્યોમાં મોટી સંખ્યામાં પક્ષીઓના મોત થયા બાદ કેન્દ્ર એ આ મુજબ જણાવ્યું છે કેન્દ્ર સરકારના પશુપાલન અને ડેરી વિભાગે પ્રભાવિત રાજ્યોને સલાહ આપી છે કે તેઓ આ બીમારીના સંક્રમણને રોકવાની યોજના બનાવે કેન્દ્રએ ચેતવણી આપી છે આ બર્ડ ફ્લ્ માનવી તથા અન્ય પાલતુ પશુ પક્ષીઓમાં ફેલાઈ શકે છે પર્યાવરણ મંત્રાલયે રાજ્ય સચિવોને લખેલા પત્રમાં આ બિમારીના લક્ષણો ઓળખવા પક્ષીઓ પર નિરીક્ષણ રાખવા જણાવ્યું છે

આ ટુકડીઓમાં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર રાષ્ટ્રીય વાયરોલોજી સંસ્થા ચંડીગઢની આરોગ્ય સંસ્થા નવી દિલ્હીની રામમનોહર લોહિયા હોસ્પિટલ અને લેડી હાર્ડીંગ મેડીકલ કોલેજના તજજ્ઞોનો સમાવેશ થાય છે આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે હજી સુધી બર્ડફ્લૂનો યેપ માણસોમાં લાગ્યો હોવાનો કેસ મબ્યો નથી દરમિયાન મધ્યપ્રદેશના ઇન્દોર અગર માળવા અને મંદસોર જીલ્લામાં મૃત્યુ પામેલા કાગડાઓમાં બર્ડફ્લૂ વાયરસના લક્ષણ મળી આવ્યા છે દરમિયાન મુખ્યમંત્રી શિવરાજસિંહ યૌહાણે આ રોગ માટે તત્કાળ બેઠક બોલાવી હતી અને આખા રાજ્યમાં કેન્દ્ર સરકારના નિયમો અનુસાર મરધા ઉછેર કેન્દ્રમાંથી નમૂના એકત્રીત કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં ત્રણ જીલ્લામાં બર્ડફ્લૂ વાયરસ મળી આવ્યાના સમાચાર છે